શ્રી રૂપાણીએ કહ્યું કે અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરામાં કોરોનાના દર્દીઓ માટે અલગ હોસ્પિટલ ઉભી કરાશે

શ્રી રૂપાણીએ કોરોના વાયરસના કારણે રાજ્યમાં ઉભી થયેલી પરિસ્થિતિમાં સ્થાનિક સત્તાતંત્રને માર્ગદર્શન આપવા અને કાર્યો ઉપર દેખરેખ રાખવાની જવાબદારી યાર વરિષ્ઠ સચિવોને સોપી છે

જુદા જુદા ક્ષેત્રોનાં પ્રભાવશાળી પ્રતિમાઓ લોકો અને કેટલીક સંસ્થાઓ જનતા કફર્યુંનાં સમર્થનમાં બહાર આવી છે તેમ જણાવી લોકોને એક સાથે મળીને આ રોગને નાથવા અપીલ કરી છે જેમાં ફિલ્મી અને ક્રિકેટ જગતની હંસ્તિઓ આવતીકાલના જનેતા કર્ફ્યું નો સમર્થનમાં સોસિથલ મીડિથા પર સમર્થન આવ્યું છે

આવતીકાલે કોરોના સંપર્ક વાળા લોકો જો ઘરેથી બહાર નીકળશે તો તેઓની સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવશે એમ પોલીસ વિભાગ દ્વારા જણાવાયું હતું

તેમ જ રાત્રીરોકાણ કરતી બસોને પરત ડેપોમાં લાવવાનો નિર્ણય એસ ટી વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે એમ વિભાગીય નિયામક સી ડી મહાજનની યાદીમાં જણાવાયું છે આરતીબેન ભદ્દ વિશ્વ વન દિવસ આજે વિશ્વ વન દિવસ નિમિતે રાજ્યના વન અને પર્યાવરણમંત્રી ગણપત વસાવાએ નાગરિકોનેને વુક્ષો વાવવી અને પર્યાવરણની સમતુલા જાળવવાનો અનુરોધ કર્યો હતો કોરોના વાયરસનાં સંક્રમણનાં લીધે અન્ય કાર્યક્રમો મોકૂક રાખવામાં આવ્યા હતા